તેમાં ઝાજજરમાં રાષ્ટ્રીય કેન્સર સંશોધન સંસ્થા અને કુરૂક્ષેત્રમાં શ્રીકૃષ્ણ આયુષ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રી સ્વચ્છ ભારત મિશન હેઠળ ગ્રામીણ મહિલાઓના સહયોગથી સ્વચ્છ શક્તિ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આ વર્ષે બીજી ઓકટોબર સુધીમાં ખુલ્લામાં શોચક્રિયા મુક્ત ભારતના લક્ષ્યને હાંસલ કરવા માટે આ અભિયાન હાથ ધરાયું છે તેમાં દેશભરમાંથી મહિલા સરપંચો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા

પ્રધાનમંત્રીએ ઝાજ્જરમાં રાષ્ટ્રીય કેન્સર સંશોધન સંસ્થાનો વીડીયો કોન્ફરન્સથી આરંભ કર્યો હતો આ ઉપરાંત ફરીદાબાદ ખાતે કર્મચારી વીમી નિગમ સંચાલીત મેડીકલ કોલેજ અને હોસ્પીટલનું ઉદઘાટન કર્યું હતું

આ ઉપરાંત પંચકુલામાં રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાની સ્થાપના માટે શીલારોપણ કર્યું તે આયુર્વેદ શિક્ષણ સંશોધન અનેસારવાર માટેની રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા બનશે પ્રધાનમંત્રીએ કુરૂક્ષેત્રમાં શ્રીકૃષ્ણ આયુષ યુનિવર્સિટી તથા પાણીપતની લડાઇના સંગ્રહાલય માટે પણ ભૂમિપુજન કર્યું આસંગ્રહાલયમાં પાણીપતની લડાઇના યોદ્વાઓની ગાથા રજૂ કરાશે તેમણે કરનાલમાં પંડીત દીનદયાળ ઉપાધ્યાય આરોગ્ય વિજ્ઞાન યુનિવર્સિટી માટે પણ ભૂમિપુજન કર્યું હતું

એન અમરશી સ્કુલનો સમાવેશ કરાયો છે

જનરલ હોસ્પિટલ ગેઈમ્સમાં શસ્ત્રક્રિયા માટે સોનોગ્રાફીની મદદથી ઈન્જેકશન આપી શરીરના ચોક્કસ ભાગને ખોટો કરવા અંગે એનેસ્થેટીક ડોકટરો માટે યોજાયેલા વર્કશોપમાં અમદાવાદ સ્થિત એલ જી હોસ્પિટલના આસીસ્ટંટ પ્રોફેસર ડો વિધિ ગજ્જરે આ ટેકનીકનું નિદર્શન આપી માર્ગદર્શન આપ્યું હતું મેડિકલ પરિભાષામાં આ પધ્ધતિને યુ એસ જી

વિધિ ગજ્જરે અલગ અલગ પ્રકારથી આપી શકાતા નર્વબ્લોક વિશે નિદર્શન કર્યું હતું અને આ શિબિરમાં એનેસ્થેસિયા સર્જરી તથા ઓર્થોપેડિક વિભાગના તમામ ડોકટરોએ ભાગ લીધો હતો

આ અંગે જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહન દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર ઘરગથ્યું વપરાશ માટેના કેરોસીનના જથ્થાબંધ અને છૂટક ભાવ રહેશે

એસ ટી